મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાલીએ રશિયા પ્રવાસના ત્રીજા દિવસે વ્લાદીવોસ્ટોકમાં ડાયમન્ડ કટીગ ક્ષેત્રે સંકળાયેલા ગુજરાતી ઊદ્યોગ સાહસિકોના યુનિટસની મૂલાકાત લીધી હતી તેમણે ગુજરાત પ્રતિનિધિમંડળ સાથે મૂળ સૌરાષ્ટ્રના વિક્રલભાઇ રામાણીના કે

કે ડાયમન્ડ એન્ડ કટીંગ યુનિટની મૂલાકાત લઇ અઘતન મશીનરી વગેરે નિહાળ્યા હતા

તેમણે સુરેશ એન્ડ કંપનીના નવા યુનિટની મૂલાકાત લઇ પૂજાવિધિ કરી હતી

મુખ્યમંત્રીશ્રીએ આ બેય ડાયમન્ડ કટીંગ યુનિટના સંચાલકો તથા તેમાં કાર્યરત સૌ ગુજરાતી યુવાઓને માતૃભૂમિથી દૂર દરિયાપારના દેશમાં પણ ગુજરાતી ઉદ્યમશીલતા ઝળકાવવા માટે અભિનંદન પાઠવ્યા હતા

ત્યારે નર્મદાનું પાણી સૌની યોજના અને સુજલામ સુફલામ યોજના હેઠળ તળાવોમાં છોડવામાં આવી રહ્યું છે

ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ થવાની વકી છે

જીટીયુ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી જીટીયુને ભારતની મોસ્ટ ટ્રસ્ટેડ સ્ટેટ યુનિવર્સિટીનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો

એસ એ

જીટીયુના કુલપતિ ડો નવીનભાઇ શેઠે આ રીતે પ્રતિભાવ આપ્યો

મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી ધ્વજવંદન કરાવીને રાષ્ટ્રધ્વજને સલામી આપશે નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ જૂનાગઢના વિસાવદરમાં ધ્વજવંદન કરાવશે વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદી ભરૂચના ઝઘડીયામાં ધ્વજવંદન કરશે

તે અનુસાર શ્રી આર

ફળદુ તલોદમાં શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ભાવનગરમાં શ્રી કૌશિકભાઇ પટેલ કલોલમાં શ્રી સૌરભભાઇ પટેલ વડીયામાં શ્રી ગુજાપતભાઇ વસાવા વિજાપુરમાં શ્રી જયેશકુમાર રાદડિયા જોડીયા અને શ્રી દિલીપક્રમાર ઠાકોર તાપી જિલ્લાના ક્રકરમંડામાં ત્રિરંગો લહેરાવશે શ્રી ઇશ્વરભાઇ પરમાર સાવલીમાં શ્રી કુંવરજીભાઇ બાવળીયા સોજીત્રામાં શ્રી જવાહરભાઇ ચાવડા ચુડામાં ધ્વજવંદન કરશે

ભાજપમાં જોડાયા ભાજપ પ્રદેશ અધ્યક્ષ શ્રી જીત્રભાઇ વાઘાણીની ઉપસ્થિતિમાં ગુજરાતના કલાકારો લોકગાયકો ભાજપમાં જોડાયા છે જેમાં લોક સાહિત્યકાર શ્રી ઘનશ્યામભાઇ લાખાણી લોકગાયિકા ઉર્વશીબેન રાદડીયા કિરણબેન ગજેરા દેવાંગીબેન પટેલ હાસ્ય કલાકારો શ્રી હિતેશભાઇ અંટાળા શ્રી સંજયભાઇ સોજીત્રા તથા સ્કાયવિઝન ઇવેન્ટસના શ્રી અલ્પેશભાઇ પટેલને ભાજપનો ખેસ પહેરાવી વિધિવત ભાજપમાં આવકાર્યા હતા ડાંગ ડાંગ જિલ્લાના વઘઇ તાલુકા મથકની મહિલા પોલીસ કોન્સ્ટેબલ દ્વારા સમાજમાં ઉદાહરણ બેસે તેવી સેવાકીય પ્રવૃત્તિ કરી માનવતાની મ્હેંક પ્રસરાવી છે ડાંગ જિલ્લાના ભેંશકાત્રી ગામેથી કાલીબેલ જતા રસ્તામાં ભટકતા માનસિક રીતે અસ્વસ્થ મહિલાને પ્રેમપૂર્વક સમજાવી સ્નાન કરાવી નવા કપડા પહેરાવી તૈયાર કરાયા હતા વઘઇ પોલીસ સ્ટેશનના પી એસ

નયનાબેન વસાવા અને તેમના સાથી પોલીસ મહિલાએ કોલબારી ખાતે પોતે જાતે જઇને સાયબા બેનને તેમના પરિવારને સોંપ્યા હતા અને તેમની દેખભાળ રાખવા સૂચના આપી હતી